પ્રાદેશિક સમાચાર બ્કુલા પરમાર વાંચે છે

પટેલ સર્વોચ્ચ અદાલતના કોલેજીયમે ન્યાયાધીશ ડી

પટેલની દિલ્હી વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ માટે પસંદગી કરી છે

એન

દિલ્હી વડી અદાલતના હાલના મુખ્ય ન્યાયધીશ રાજેન્દ્ર મેનન જૂન માસમાં નિવૃત્ત થયા બાદ તેઓ મુખ્ય ન્યાયાધીશ તરીકે કાર્યભાર સંભાળશે

દેવ પક્ષ અને આચાર્ય પક્ષ ના સાત સાત ઉમેદવારો માટે સંતો તેમજ હરિભક્તો એ મતદાન કર્યું હતું આજે સવારે મતગણતરી હાથ ધરાતા પાર્ષદ વિભાગ ની એક બેઠક આચાર્ય પક્ષે ગઈ છે જ્યારે સંત વિભાગની બે બેઠક ઉપર દેવ પક્ષના ઉમેદવાર નો વિજય થયો છે હજુ મતગણતરી ચાલુ છે અને હરિભક્તોની ચાર બેઠકનું પરિણામ મોડી સાંજ સુધીમાં જાહેર કરવામાં આવશે દરમ્યાન મતદાન દરમિયાન પત્રકારો પર થયેલા હુમલાના આરોપસર રાજ્યભરમાં પત્રકારો દ્વારા ધરણા કરવામાં આવ્યા છે અમદાવાદ સુરેન્દ્રનગર અમરેલી જૂનાગઢ સહિત વિવિધ સ્થળો પર પત્રકારોએ સુરક્ષાની માગણી કરી આવેદનપત્રો રજુ કર્યા છે જૂનાગઢ રેન્જ આઇ જી પી સુભાષ ત્રિવેદીએ આવતીકાલ બપોર સુધીમાં યોગ્ય કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું છે

અમારા પ્રતિનિધિના જણાવ્યા મુજબ પ્રેમજીભાઇ માધડ પોતાનુ મોટર સાયકલ લઇ ગોંડલ પંથકમાથી પસાર થતા હતા ત્યારે સામેથી આવી રહેલી કાર સાથે અકસ્માત સર્જાયો હતો જેમાં તેમનુ ઘટના સ્થળે જ મોત થયુ હતું તેઓ અમરેલી જિલ્લા પંચાયતની સામાજીક ન્યાય સમિતિના માજી ચેરમેન રહી ચૂક્યા હતા સીએમ ઉજેન મુખ્યમંત્રી વિજય રૂપાજી આવતીકાલે સવારે ઉજ્જૈનમાં ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ સાથે બેઠક યોજશે

મુખ્યમંત્રી મધ્યપ્રદેશમાં ઇન્દોર ઉજૈન બેઠકો માટે ભાજપના પ્રચાર અભિયાનમાં જોડાવાના છે જીટીયુ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુ આરોગ્ય અને ફાર્મસી ઉદ્યોગની સમસ્યાઓ હલ કરવા રાષ્ટ્રીય સ્તરની હેકાથોન યોજશે

આ હેકાથોનમાં દેશભરમાં ફાર્મસી બાયોટેકનોલોજી નીસિંગ એમબીબીએસ અને આરોગ્ય ક્ષેત્રના અન્ય કોર્સ ચલાવતી કૉલેજોના વિદ્યાર્થીઓ ભાગ લેશે

શેઠે વ્ધુમાં જણાવ્યુ હતું કે જીટીયુ દ્વારા વિવિધ ઉદ્યોગો સરકારી એજન્સીઓ તથા ઔદ્યોગિક સંગઠનો કેન્દ્ર અને રાજ્ય સરકારના આરોગ્ય તેમજ આયુષ મંત્રાલયો પાસેથી તેમને લગતી સમસ્યાઓ તથા પડકારો વિશે જાણકારી મંગાવવામાં આવી છે તેમાંથી મહત્ત્વની સમસ્યાઓ હલ થઈ શકે એવી એપ્લિકેશન કે એપ બનાવનાર કે પ્રોજેક્ટ વિકસાવનાર ટીમોને જીટીયુ તરફથી પારિતોષિકો પણ એનાયત કરવામાં આવશે

સાઇન કર્યા છે ત્યારે મહેસાણા કોલેજ ડેરી ટેકનોલોજીના વિદ્યાર્થીઓને હવે યુરોપમાં ડેરી પેદાશની તાલીમ અને સંશોધન અભ્યાસની તક ખુલી છે ડેનમાર્ક પણ ડેરી પેદાશોમાં ખૂબ નામના ધરાવતા દેશ છે પાણી બચાવો મહેસાણામાં ક્ષત્રિય ઠાકોર સમાજ સમૂહલગ્ન સમિતિ દ્વારા આઠમો સમૂહલગ્નોત્સવ યોજાઇ ગયો

ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઉત્તર ગુજરાતમાં પીવાના પાણીની વિકટ સમસ્યા છે ડેમના તળિયા દેખાવા લાગ્યા છે ગામના તળાવો સુકાંભક્ર પડ્યાં છે આ સ્થિતિમાં પીવાના પાણી માટે દૂરદૂર સુધી મહિલાઓ પાણીના બેડાં ઉચકીને ભરી લાવે છે

પાટોત્સવના ભાગરૂપે વરણાંગી મહાઆરતી અને મહાપ્રસાદ જેવા કાર્યક્રમો યોજાશે

મંદિર ખાતે સાંજે સાડા સાત કલાકે મહાઆરતીનું આયોજન કરવામા આવ્યું છે